નોંધાયું પ્રધાનમંત્રીએ પાંચ ટ્રીલીયનના અર્થતંત્રના લક્યાં કને હાંસલ કરવા આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કર્યો છે જયપુર બોંબવિસ્ફોટ કેસમાં ખાસ અદાલતે ચારેય આરોપીઓને મૃત્યુદંડની સજા જાહેર કરી પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે પેરીસ કરારમાં જાહેર કરાચેલા કાર્બન ઉત્સર્જન લક્યાં્યક ભારત ટૂંક સમયમાં જ હાંસલ કરશે દોહામાં કતાર ઇન્ટરનેશનલ કપમાં વેઇટ લીફટીંગમાં સાઇખોમ મીરાબાઇ યાનુએ

આજે દિલ્હીમાં ઔદ્યોગિક એસોચેમની વાર્ષિક પરિષદમાં તેમણે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે પોતાને એટલું મજબૂત બનાવ્યું કે તે નવા લક્ષ્યો નિર્ધારિત કરીને તેને હાંસલ કરી શકે છે

પાંચ વર્ષ પહેલાં ભારતનું અર્થતંત્ર વિનાશ તરફ જતુ હતું તેમની સરકાર તેમાં પરિવર્તન કરીને શિસ્ત અને સકારાત્મકતા લાવી છે

અર્થતંત્રમાં આધુનિકીકરણનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર પારદર્શક અસરકારર અને જવાબદાર કરવેરાતંત્ર ઉભું કરવા આગળ વધી છે તેમણે શતાબ્દી ઉજવણી બદલ એસોચેમને અભિનંદન આપ્યા હતાં

આ ઉપરાંત તેનો ઉદ્દેશ્ય રેલવે નેટવર્કમાં ભાડાની ભાગીદારીને વધારવા અને મુસાફરોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે શ્રી ગોયલે કહ્યું કે સરકાર બેંકોને વધુ સહાય આપવાનો પ્રથત્ન કરી રહી છે જેથી આ બેંકોને નોનબેંકીંગ ફાયનાનસીયલ કમ્પની સેકટર અને બાંધકામ સેકટર માટે લોન આપવાની તમામ છુટછાઠ મળે

અમારા સંવાદદાતા જણાવે છે કે મંત્રાલય એક કૌશલ્ય ભારત પોતના દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે ઉચ્ય માપદંડો સાથે એક મોટા કૌશલ્યનું લક્ષ્ય રાખે છે

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ અને ચીનનું નેતૃત્વ વિદેશમંત્રી વાંગ થી કરી રહ્યા છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચેની અનૌપયારીક બેઠક ચેન્નાઇમાં મળ્યા બાદ આ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ રહી છે

મેજીસ્ટ્રેટ અક્ષયકુમાર શર્માએ આ જાહેરાત કરી

આ ઉપરાંતના બે આરોપીઓ બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા તથા પાંચ જણા હજી લાપતા છે

તેમણે કહ્યું કે અંદાજપત્રમાં પાંચ દ્રીલીયન અર્થતંત્ર પર ભાર મૂકી રોજદારી પારદર્શીતા કુગાવા નિયંત્રણ અને સરકારી નાણાતંત્રની સધ્ધરતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે નાણામંત્રાલયના જણાવ્યા મુજબ અર્થશાસ્રીધઓએ ભારતના વૃદ્દિદર જાળવવા તથા પાંચ દ્રીલીયન અર્થતંત્ર માટેના પ્રયત્નોની પ્રશંસા કરી હતી તેમણે વૃદ્વિદરને ટેકારૂપ મૂડીરોકાણ આવકારવા નીતીગત બાબતોને વ્યવહારૂ બનાવવા તથા નીતીઓના ઝડપી અલ જેવાં સૂચનો કર્યા હતા

આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટેના પ્રથત્નોને તાજેતરમાં મળેલા કોપ સંમેલનમાં વિશેષ આવકાર મળ્યો છે

આ ઉપરાંત જૈવિક ઉર્જા અને પવનઉર્જાને પણ વેગ મળ્યો છે

અદાલતે સેનગર દ્વારા જાહેર સેવક તરીકે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો હોવાની ટીકા પણ કરી હતી

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એકતા અને અખંડીતતા તથા સાર્વભૌમત્વ મહત્વની બાબત છે અને લોકોએ રચનાત્મકતા દાખવવી જોઇએ તેમણે જણાવ્યું કે દેશની છબીને નુકસાન કરે તેવું લોકોએ ના કરવું જોઇએ

પ્રદેશ પ્રમુખ રણજીતકુમાર દાસે તેમાં ભાગ લીધો હતો મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શાંતિ સ્થાપવામાં સહયોગ માટે અપીલ કરી હતી ગુવાહાટીમાં પત્રકારોને તેમણે કહ્યું કે આસામ પર આસામના નાગરીકોનો જ અધિકાર છે અને નાગરિકતા કાનૂનની આસામમાં કોઇ અસર નહીં થાય તેમણે વિરોધ કરી રહેલાં સંગઠનો સાથે વાટાઘાટો માટે જણાવ્યું હતું અને લોકોને અફવાથી દ્વર રહેવા અનુરોધ કર્યો હતો

નાણાંમંત્રાલયોમાં આર્થિક બાબતો વિભાગના અધિક સચિવ સમીરકુમાર ખરે અને ઐશિયાઇ વિકાસ બેંકના ભારતમાં અધિકારી કિનિયી યોકોવામાએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા